જુદા જુદા રાજકીય પક્ષોના અગ્રણીઓ રેલીઓ અને રોડ શો યોજીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજવાદી પક્ષ અને બીએસપીના જોડાણ સામે વોટ બેન્કનું રાજકારણ રમતા હોવાનો આક્ષેપ કર્યો છે શ્રી મોદીએ વિપક્ષો સામે જાતિ અને ધર્મના નામે મત માંગવાનો પણ આક્ષેપ કર્યો હતો આજે પશ્ચિમ બંગાળમાં બંકુરા ખાતે ચૂંટણી રેલીને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે ભાજપની એનડીએ સરકારે કોઈપણ ભેદ ભાવ વીના લોક કલ્યાણની વિકાસલક્ષી ઘણી યોજનાઓ શરૂ કરી છે તેમણે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રની લોક કલ્યાણની યોજનાઓનો લાભ ત્રણમૂલ કોંગ્રેસની નીતિઓના કારણે બંગાળના ગરીબ વર્ગને મળતો નથી

આજે હરિયાણાના સિરસામાં તેઓ રેલીમાં સંબોધી રહ્યા હતા તેમણે કહ્યું કે ન્યાય યોજનાનો લાભ સમાજના બધા જ વર્ગના લોકોને મળશે

તેમણે પ્રધાનમંત્રી સામે વચનોનું પાલન નહીં કરવાનો આક્ષેપ કર્યો હતો

આજે નવી દિલ્હીમાં મીડિયા સાથેની વાતચીતમાં પ્રવક્તા અભિષેક મનુસંઘવીએ ભાજપ ખોટી માહિતીઓ ફેલાવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે ભાજપ તેની નિષ્ફળતાઓને ઢાંકી રહ્યું છે

મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળની બેન્ચે આ અરજી ફગાવી દેતાં અવલોકન કર્યું હતું કે અરજદારની અરજી સાંભળવા માટે યોગ્ય કારણ જણાતું નથી ઉલ્લેખનીય છે કે શ્રી યાદવે સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે લોકસભાની વારાણસી બેઠક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું હતું જોકે ચૂંટણી પંચે તેમનું ઉમેદવારી પત્ર ફગાવી દેતાં શ્રી યાદવે આ નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો

ભાજપ દ્વારા પત્રકારોને અપાયેલી કથિત લાંચ મુદ્દે કોંગ્રેસે આજે રેલી યોજી દેખાવો કર્યા હતા જમ્મુ કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈના એ બીજી મે ના રોજ પત્રકાર પરિષદ યોજી તેમના પક્ષના પ્રચાર પદ્ધતિ અંગે વિગતો આપી હતી પત્રકાર પરિષદ બાદ ભાજપના ધારાસભ્ય વિક્રમ રંઘાવાએ પત્રકારોને કથિત રોકડ રકમ ભરેલા કવર આપવાનો પ્રયત્ન કર્યો હતો જે લેવાનો પત્રકારોએ ઇનકાર કર્યો હતો લેહ પ્રેસ ક્લબ દ્વારા આ બાબતને આચારસંહિતાનો ભંગ ગણાવી તેને જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરાઈ હતી

લેહ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ સેરિંગ નામગ્યાલે આજે આ તમામ ઘટનાક્રમની સઘન તપાસની માંગણી કરી છે

સરકારે આતંકવાદ વિરુધ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે ભોપાલમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વમાં ભારતનું સન્માન વધ્યું છે તેમણે કહ્યું કે લોકો પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી પર વિશ્વાસ કરે છે અને કેન્દ્રમાં મોદીના નેત્રત્વની સરકારમાં લોકો સુરક્ષિત ભાવના અનુભવે છે સુશ્રી સીતારામણે કહ્યું કે શ્રી રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા અને શહીદ થયા હતા અને તેમના માટે સન્માન ધરાવીએ છીએ પરંતુ એનો મતલબ એ નથી કે તેમના સરકારના શાસનકાળ દરમ્યાન થયેલી ગેરવ્યવસ્થા ભ્રષ્ટ્રાચાર અને નીતિઓ અંગે અને વાત ન કરી શકીએ

આર ગવાઈ અને સૂર્યકાન્તને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંક માટે કેન્દ્રને ભલામણ કરી છે ન્યાયાધીશ શ્રી ગવાઈ હાલ મુંબઈ વડી અદાલતમાં અને ન્યાયાધીશ શ્રી સૂર્યકાંત હિમાચલ પ્રદેશ વડી અદાલતના ન્યાયાધીશ છે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળા પાંચ સભ્યોનું કોલેજીયમ ગઈકાલે મળ્યું હતું અને આ ભલામણ કરી હતી